દિલ્હીમાં સંસ્થાના અમત મહોત્સવ સમારંભમાં બોલતા તેમણે કહ્યું કે મહિલાઓમાં આર્થિક સાક્ષરતાનું પ્રમાણ જેમ વધશે તેમ સામાજિક પરિવર્તન ઝડપી બનશે તેમણે કહ્યું કે સરકારે વેપારમાં સુગમતા લાવવા પ્રયાસો કર્યા છે ત્યારે સંસ્થાએ પણ યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે પ્રયાસો કરવા જોઇએ તેમણે કહ્યું કે કોસ્ટ એકાઉન્ટન્ટ મૂડી અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે આગામી દસકામાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમના કારણે ભારતના ઉત્પાદનક્ષેત્રને નવી ગતિ મળશે

જેમાં યુવાનોએ સામુહિક યોગદાન આપવાનું છે મુખ્યમંત્રીશ્રી વિજયરૂપાણીએ પણ યુવાનોને સપનાઓ હંમેશા ઉચા અને વાસ્તવિક જોવા જોઈએ એ મુજબ આગમી લક્ષ્ય રાખી આગળ વધુવું જોઈએ

ટી ઓ કચેરીના ફિટનેશ સેન્ટરનું કામ શરૂ થયું છે તો સંભવતઃ ગુજરાતનો પ્રથમ એચ

વી ટેસ્ટિંગ ટ્રંક બનશે તો પાસે જ આર ટી

ટી

ડી

ખેલાડીઓને સ્પર્ધા શરૂ થવાના અંડધો કલાક પંહેલા રીપોટીંગ કરાવી લેવા જણાવાયું છે